જેમાં ગાંધીનગરથી વિડિયો લિંક મારફતે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા છે દેશભરમાં કોરોનાના કેસમાં તીવ્ર વધારો થવાને પગલે આ બેઠક યોજાઈ છે જેથી સંકમણને કાબૂમાં લેવા માટેના ઉપાય ઉપર યર્યા થઈ શકે

તેમણે દેશના કેટલાક ભાગોમાં કોવિડ કેસોમાં થયેલા વધારા અંગે યિંતા વ્યક્ત કરી હતી અને કેસોમાં વધારાને તપાસવા ઝડપી અને નિર્ણાયક પગલાં ભરવાની હાકલ કરી હતી

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સાર્થકની શરૂઆત કરવામાં આવી છે

આ બેઠક દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સહકાર ક્ષેત્રે વિગતવાર યર્યા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા નવા વિકલ્પો અંગે વિયાર વિમર્શ કરશે તેઓ પરસ્પર હિતના પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ ઉપર પણ મંત્રણા કરશે

શીખ ગુરુઓ વિશે બોલતાં શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શીખ અને અન્ય લાખો લોકો આ ગુરુઓ દ્વારા બતાવેલા માર્ગ પર યાલે છે

ઢાકામાં ભારતના ઉય્યાયુક્તે બહાર પાડેલી એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે તે વિવિધ સૈન્ય મથકોની પણ મુલાકાત લેશે

બહુરાષ્ટ્રીય સંયુક્ત સૈન્ય કવાયતમાં શસ્ત્ર પ્રદર્શન અને સમાપન સમારોહમાં પણ હાજરી આપશે

નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ કાર રેલી એસોસિએશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

સમારોહ પ્રસંગે શ્રી સિંહે કહ્યું કે રશિયા ભારતનું વિશ્વસનીય ભાગીદાર છે અને આ રમતગમતના કાર્યક્રમોથી મિત્રતાનું બંધન વધુ મજબુત થશે

જો કે કોરોનાના પગલે બંને શ્રેણી ફરીથી ગોઠવવામાં આવી છે

પી

ગયા વર્ષે કોવિડના કારણે સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ હતી

ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે

નહ્રા આજે ઉત્તર બંગાળના મતદારોને રીઝવવા યૂંટણી પ્રયારમાં જોડાયા હતા